તેઓ આજે તેમના સમકક્ષ સાથે પ્રતિનિધિ મંડળ કક્ષાની વાટાઘાટો કરશે વરિષ્ઠ આઈએસ અધિકારી રાજીવ કુમાર નવા નાણાં સચિવ બન્યા છે

વિશ્વ ચેમ્પીયન શીપમાં રજત પદક મેળવનાર અંજુમ મૌડગીલે તેનો બીજા સુવર્ણ પદક મેળવ્યો છે

લોકસભાએ અગાઉ આ વિધેયકને પસાર કરેલુ છે આ વિધેયકમાં ત્રિપલ તલાકને ગેરકાયદેસર ગણાવાયું છે અને તેને ગુન્હો ગણાવ્યો છે ભોગ બનનાર મહિલાઓ અને તેમના પર આધારીત બાળકોને ભથ્થુ આપવાની જાગવાઈ છે રાજયસભાએ વિપક્ષની સીલેકટ કમિટિને સોંપવાની માંગણીને ફગાવી હતી કોંગ્રેસ ડીએમકે ટીએમસી ડાબેરી અને એનસીપીએ વિધેયકની વિરૂધ્ધમાં મત આપ્યો હતો જયારે જેડીયુ એઆઈડીએમકે ટીડીપી ટીઆરએસ અને બીએસપીએ સભાગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો અને મતદાનમાં ભાગ લીધો ન હતો યર્યામાં વિરોધપક્ષના નેતા ગુલામનબી આઝાદે આ ખરડાની ટીકા કરીને મુસ્લીમ પરિવારોને લક્ષ્ય બનાવ્યા હોવાનો આરોપ મુક્યો હતો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બીલ પસાર કરવા માટે આનંદ વ્યકત કર્યો હતો ટવીટમાં રાષ્ટ્રપતિએ કહયું કે જાતીને ન્યાથ આપવા માટે આ સીમાચિન્હરૂપ છે અને દેશ માટે આ ક્ષણ સંતોષ લેવાની છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહયું કે ભુતકાળમાં મુસ્લીમ મહિલાઓ સાથે જે ખોટુ થયું છે તેને સુધારી લેવામાં આવ્યું છે પ્રાચીન પ્રથાને દુર કરવામાં આવી છે

ગામ્બીયન પ્રેસીડેન્ટ આદમા બેરોએ તેમનું બંજુલ હવાઈ મથકે ભાવભીનુ સ્વાગત કર્યુ હતું તેઓએ આવકાર માટેનું પરંપરાગત કોલાનર્ડસ આપ્યું હતું રાષ્ટ્રપતિની મુલાકાતને અસંખ્ય લોકોએ ધ્વજ ફરકાવીને સ્વાગત કર્યુ હતું અત્યાર સુધી ગામ્બીયાની મુલાકાત લેનાર તેઓ પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ છે અમારા સંવાદદાતાનો અહેવાલ જણાવે છે કે તેઓની બેંજુલના બે દિવસના રોકાણ દરમિયાન તેમના સમકક્ષ સાથે ઘણા મુદૃઓ અંગે વાતચીત કરવાના છે આજે રાષ્ટ્રપતિએ મુલાકાતોને મર્યાદીત કરી હતી અને પ્રતીનિધી કક્ષાની વાત યાલુ રાખી હતી તેઓ ગામ્બીયાની નેશનલ એસેમ્બલીના ખાસ સત્રમાં સંબોધન કરશે

આ અંગે મંત્રાલયે એક થાદીમાં સ્પષ્ટતા કરી છે કે રેલવે ઝોનને માત્ર કર્મચારીઓની રૂટીંગ કામગીરીની સમીક્ષા કરવા બાબતે છે મંત્રાલયે કહયું કે વહીવટના હિતમાં આ એક સામાન્ય પ્રક્રિયા છે પાછલા ઘણા વર્ષોથી આ પ્રક્રિયા હાથ ધરાતી હોય છે

મંત્રાલયે કહયું કે હજુ બે લાખ એસી હજારની ભરતી કરવાની કવાયત યાલુ રહી છે અને આ કામગીરી આગામી બે માસમાં પુરી થશે

ન્યાયમૂર્તિ એસ એ બોબડેની આગેવાની હેઠળની બેચે ગઈકાલે એ બાબતની નોંધ લીધી હતી કે અનામત એ અપવાદ રૂપ બાબત છે તે સમાનતા અને સમાનતાની તકનો ઈરાદો ધરાવે છે

સુનાવણી અધુરી રહી હતી અને તે આજે આગળ યલાવાશે સર્વોચ્ય અદાલતે અગાઉ આર્થિક નબળા લોકોને દસ ટકા અનામત આપવાના નિર્ણયનો ઈન્કાર કર્યો હતો

મુઠા અને ગોદાવરી નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી જવાની સંભાવનાના પગલે નદી કાંઠે રહેતા લોકોને ચેતવણી અપાઈ છે ઠાણે જિલ્લામાં આવતા ભાટસાં ડેમના દરવાજા ખોલવામાં આવતા ભાટસા નદી પર આવેલા ગામોમાં એલર્ટ જાહેર કર્યો છે જ્યારે શાહપુર અને મુરબાદ તાલુકામાં આવેલા નદી કાઠાંના ગામોમાં પણ એલર્ટ જાહેર કરાયો છે શાહપુર ડેમ મુંબઈ અને ઠાણે શહેરોને પાણી પુરૂં પાડતા મુખ્ય શ્રોતોમાંથી એક છે

યાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે યુસ્ત સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

પોલોરેડીમાં વ્યાપારી આગેવાનોને સંબોધતા અમેરીકા ખાતેના ભારતીય રાજદૂત વર્ધન શ્રીંગલાએ કહ્યું કે ભારત સ્થિત આઈટી સેવા કંપનીઓએ અમેરીકામાં એક લાખ પંચ્યોત્તેર હજાર કામદારોની સેવા પુરી પાડી હતી

તેણી દસ મીટર એર રાયફલ મીકસ ટીમના ઈવેન્ટમાં અર્જુન બબુતાની સહયોગી હતી મૌડગીલે સોમવારે તેનો પ્રથમ સુવર્ણ પદક જીત્યો હતો આ ઈવેન્ટમાં આયોનીકા પૌલ અને અખીલ સેરોનને કાંસ્ય પદક જીત્યો હતો ઓલમ્પીયન ગુરૂપ્રીત સીંગે પચ્યીસ એમ સેન્ટર ફાયર પીસ્તોલમાં સુવર્ણ મેળવ્યો છે

માં પુષ્પાંજલી રાણાએ અને જુનીયર મહિલા ઈવેન્ટમાં અરૂણીમા ગૌરએ વિજય મેળવ્યો છે

આ બે વર્ષની સાયકલમાં દરેક ટીમ ત્રણ હોમ અને ત્રણ બહાર રમત રમશે ભારત પાકીસ્તાન સાથે નહી રમે કારણ કે દરેક ટીમને અરસ પરસની સમજુતીથી ટીમ પસંદ કરવાનો અધિકાર અપાયો છે તે અનુસાર ભારત વેસ્ટ ઈન્ડીઝ સાઉથ આફ્રિકા બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા અને ઈગ્લેન્ડ સામે રમશે

પ્રણીત પુરૂષોની સીંગલમાં તે વિશ્વમાં ઓગણીસમું સ્થાન ધરાવે છે અન્ય ભારતીય ખેલાડીઓમાં કિદમ્બી શ્રીકાંતે તેનું દસમું સ્થાન જાળવી રાખ્યું છે જયારે સમીર વર્માએ તેરમું સ્થાન મેળવ્યું છે

વી સીંધુએ પાંચમું સ્થાન મેળવ્યું છે અને સાયના નહેવાલ આઠમો ક્રમ ધરાવે છે